આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન જન ભાગીદારીના આધારે ગોઠવવાની અપીલ પણ તેમણે કરી હતી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન પાંચ સ્થંભ પર આધારિત હોવાનું શ્રી મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતું

શ્રી મોદીએ કહ્યું હતું કે લોકમાન્ય તિલકનું પૂર્ણ સ્વરાજ સુભાષ બાબુનું ચલો દિલ્લી અને બાપુનું ભારત છોડો જેવા નારા સફળ રહ્યા હતા શ્રી મોદીએ કચ્છના માંડવીના સપૂત એવા ક્રાંતિકારી શ્યામજી ક્રષ્ણ વર્માને ખાસ યાદ કર્યા હતા

તે સઘળી સિધ્ધિઓ દુનિયા સમક્ષ મૂકવાનો નિર્ધાર પણ શ્રી મોદીએ અઠી વ્યક્ત કર્યો હતો

પ્રતિકાત્મક દાંડી યાત્રા સહિતના તમામ કાર્યક્રમો જે સફળ બનાવવાનો સંકલ્પ શ્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી પ્રતિકાત્મક દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું

કોવેક્સ હેઠળ વૈકલ્પિક વૈશ્વિક સહયોગ ઉભો કરવામાં આવ્યો છે અને તેમાં વિશ્વના બે તૃતીયાંશ દેશો સાથે મળીને રસી તમામ દેશોને સમાન ધોરણે આપવામાં આવે તેની પર ધ્યાન રાખવામાં આવે છે

નિવેશક મિત્ર પોર્ટલ સ્થાનિક રોકાણકારોની સુવિધા માટે સરકાર ટૂંક સમયમાં આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ શરૂ કરશે સ્થાનિક રોકાણોને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો તરીકે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ દ્વારા આત્મનિર્ભર નિવેશેક મિત્ર ડિજિટલ પોર્ટલને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે

વાણિજ્ય મંત્રાલયે વિશિષ્ટ રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને રોકાણકારોને ઝડપી મંજૂરીઓ મળે તે માટે સૌથી મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ કરી છે આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલની કેટલીક વિશેષ સુવિધાઓમાં તમામ એમએસએમઇ પોર્ટલને આવરી લીધા છે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ મંજૂરીઓ લાઇસન્સ અને યોજનાઓ વિશેની માહિતી અને ઉત્પાદન ક્લસ્ટરો અને જમીન ઉપલબ્ધતા અંગેની માહિતી પણ તેમાં મળી રહેશે ચૂંટણી પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ત્રીજા તબક્કાની યૂંટણી માટે તથા કેરળ તમિળનાડુ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુદુચેરીની પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડ્યું છે આ ઉપરાંત આસામ અને બંગાળ વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછાં ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે આ બંને રાજ્યોમાં વિધાનસભાની બીજા તબક્કાની યૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે

દક્ષિણ આફ્રિકાની મહિલાઓએ ડકવર્થ લુઇસ પધ્ધતિથી ભારત સામે ત્રીજી વનડે છ રનથી જીતી લીધી છે